ઈસરોએ ટેકનીકલ ખામી ઉભી થતાં ગત રાત્રે થનારૂ ચંદ્રયાન બેનું પ્રક્ષેપણ અટકાવી દીધુ છે પ્રક્ષેપણની નવી તારીખ હવે પછી જાહેર કરાશે

બળવાખોર ધારાસભ્યોની અરજીની આવતીકાલે સુનાવણી હાથ ધરવા સંમતી આપી કૌશલ્ય ભારત મિશનના અમલીકરણને ચાર વર્ષ પુરા થયા છે તે નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઈંગ્લેન્ડે રસાકસી ભરી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને પરાજય આપીને આઈસીસી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાનો ખીતાબ પ્રથમવાર જીત્યો છે

નાં જુનિયર વિશ્વકપમાં ભારતે બે

ઈસરોના એસોસીએટ ડાયરેકટર બી

ગુરૂપ્રસાદે જણાવ્યું હતં કે પ્રક્ષેપણ પ્રણાલીમાં ટેકનીકલ ખામી જણાતા આ નિર્ણય લેવાથો હતો ચંદ્રથાન પ્રક્ષેપણની નવી તારીખ હવે પછી જાહેર કરાશે

ઉલ્લેખનિય છે કે સર્વોચ્ય અદાલતે વિધાનસભાના અધ્યક્ષ કે

ડી કુમારસ્વામીના રાજીનામાની માંગણી કરી છે ભાજપે જણાવ્યું હતું કે સત્તાધારી મોર ચા સરકારે બહ્મતિ ગુમાવી હોવાથી આજે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવતા પહેલા મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જાઈએ

ખાસ ન્યાયાધીશની અરજી ન્યાયાધીશ આર

નરીમનના વડપણ હેઠળની બેંચે આજે ઉત્તરપ્રદેશ સરકારને નિર્દેશ આપ્યો છે કે ખાસ ન્યાયાધીશ અયોધ્યા અંગેના કેસની સુનાવણી પૂર્ણ કરે ત્યાં સુધી તેમનો કાર્યકાળ કેવી રીતે વધારી શકાય

મકાનના કાટમાળ હેઠળ હજી ઘણા લોકો ફસાથેલા છે બચાવ ટીમો ફસાથેલા લોકોને સલામત રીતે બહાર લાવવાના પ્રથાસો કરી રહી છે

દરમ્યાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મકાન તૂટવાના કારણોની તપાસ કરવા આદેશ અપાયા છે

આર પી એફ ના જવાનો જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર દેખરેખ રાખવા સાથે તીર્થથાત્રીઓને ટ્રેકિંગ સુરક્ષા પ્રણાલી પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે આ એક પ્રકારની ટ્રેકિંગ ચીપ છે જે વાહન અથવા તીર્થથાત્રીઓને સટીક સ્થાન મેળવવા માટે મદદ કરે છે

મુખ્ય કાર્યક્રમ નવી દિલ્ફીમાં યોજાશે જ્યાં ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય ભાષણ આપશે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન નરેન્દ્રસિંહ તોમર રવિશંકર પ્રસાદ રમેશ પોખરીયાલ અને આર

આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે આશરે એક કરોડ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી રહી છે

બ્રહ્મપુત્રા અને બીજી ઘણી નદીઓ ભયજનક સપાટી વટાવીને વહી રહી છે અગ્ર સચિવ કુમાર સંજય કૃષ્ણાએ જણાવ્યું હતું કે જિલ્લા વહિવટીતંત્રોને બધા જ અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય આપવાની સૂચના અપાઈ છે

સીતામઢી શિવહર મધુબની ચરારીયા અને કિશનગંજ સૌથી વધારે પુર પ્રભાવિત જિલ્લાઓ છે

એનડીઆરએફ એસડીઆરએફ અને રાજ્ય સુરક્ષા દળની ટીમો રાહત અને બચાવ કાર્યમાં જાડાઈ છે

આમ છતાં મુખ્ય તથા નાની નદીઓના જળસ્તરમાં ઘટાડો થવા લાગ્યો છે સીયાંગ નદી હવે ભયજનક સપાટીની નીચે વહી રહી છે પૂર તથા વરસાદના લીધે ભેખડો ધસી પડતા બંધ થયેલા માર્ગો પરથી પથ્થરો માટી હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે જાકે વરસાદ ચાલુ રહેતા આ કામગીરીમાં અવરોધો ઉભા થયા છે

પોલીસે જણાવ્યું છે કે રામગઠ ક્ષેત્રમાં આવેલી ભારતીય આઉટ પોસ્ટ નજીક ધુસણખોરને ગોળી મારી ઠાર કરાયો હતો

કેટલાક પ્રદર્શન કારીઓ એક શોપિંગ મોલમાં જઈને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી

ગત વર્ષે ઓગસ્ટ માસથી ફેલાયેલી આ બિમારી કોંગોમાં બીજી સૌથી વધારો ઘાતક બિમારી છે

આ બંનેએ વિજયવીર સિંધુ સાથે મળીને સંયુક્તરૂપે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો

તેમણે હર્ષદા નિથવે સાથે મળીને સંયુક્ત રીતે રજત ચંદ્રક મેળવ્યો હતો

પોઈન્ટ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને છે